પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇએ રાષ્ટ્રનિર્માણની પ્રક્રિયામાં સરદારશ્રીને ઉત્તમ ઉદાહરણ ગણાવ્યા રાષ્ટ્રીય એકતા અને વિવિધતામાં એકતાના સંદેશ સાથે સાંસ્ક્રતિક આદાન પ્રદાનની ઝુંબેશ એક ભારત શ્રેષ્ઠ ભારતનો આજથી આરંભ મુંબઇ શ્રેણીબધ્ધ બોમ્બ ધડાકા કેસનો મહત્વનો આરોપી મુનાફ હાલારી મુસા પકડાયો

સંમેલનનું આયોજન

ગુજરાતના નેશનલ લો યુનિવર્સિટીના સેન્ટર ફોર કોન્સ્ટીટ્યુશનલ એન્ડ એડમીનીસ્ટ્રેટીવ લો દ્વારા આયોજીત વી ધ પીપલ પ્રવચન શ્રેણીમાં બોલતાં તેમણે જણાવ્યું કે સ્વતંત્ર રૂપમાં પોતાના કર્તવ્યોનું પાલન કરતી ન્યાયપાલિકા એ રાષ્ટ્રની તાકાત છે શ્રી રંજન ગોગોઇએ જણાવ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ભારતને પાંચ દ્રિલિયન ડોલર બનાવવા સંકલ્પબધ્ધ છે ત્યારે ન્યાયતંત્રની પુનઃરચના જરૂરી છે ગુજરાત સરકારના બાયોલોજીકલ મિશન અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી વચ્ચે સમજૂતી કરાર થયા જે અંતર્ગત લો યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઓન બાયોટેકનોલોજી લો એન્ડ પબ્લીક પોલીસી રાઇટ અપનો અભ્યાસક્રમ શરૂ થશે આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ન્યાયપાલિકાને દેશની તાકાત ગણાવી અને તેના આધારિત ન્યાય વ્યવસ્થાને રાષ્ટ્રનિર્માણનું અભિન્ન અંગ ગણાવી હતી

વિવિધતામાં એકતાના ભાતીગળ ભારતના ઉદ્દેશ્યને આવરી લેતા આ કાર્યક્રમ હેઠળ રાષ્ટ્રીય એકતા અને અખંડીતતાને પ્રોત્સાહન આપવા રાજ્યોને પરસ્પર સાથે સાંકળવામાં આવ્યાં છે તે અંતર્ગત ગુજરાત અને છત્તીસગઢ વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાન અંગે આયોજન થયાં છે

ભરતનાટ્યમ હાલમાં જ અમદાવાદની માઉન્ટ કાર્મેલ સ્કુલની વિદ્યાર્થીની હાર્મની યોગેશ ચાવડાનું ભરતનાયટ્યમ આરંગનેત્રમ ભવન્સ કોલેજમાં યોજાઇ ગયું નવમા ધોરણની વિદ્યાર્થીની દક્ષિણ ભારતની નૃત્ય કલા ભરતનાટયમનો ઉંડો અભ્યાસ કરવા માંગે છે અને ભવિષ્યમાં ભારતીય કલા સંસ્કૃતિનું વિદેશમાં પ્રયાર પ્રસાર કરવાની તેની ઇચ્છા છે

જાણવા મળ્યા મુજબ આ આરોપી હાજી અનવરના નામે પાકિસ્તાનના પાસપોર્ટ ઉપર નાઇરોબીમાં રહેતો હતો અને તેની વિરૂધ્ધ રેડ કોર્નર નોટિસ બહાર પાડવામાં આવી હતી પોલિસ સૂત્રોના જણાવ્યા મૂજબ મુનાફ મુસા નશીલી દવાના આંતરરાષ્ટ્રીય કૌભાડમાં પણ સંડોવાયેલો છે

જંગલી પ્રાણીઓ અને પ્રવાસી પ્રજાતિઓના સંરક્ષણ એ આ સંમેલનનો મુખ્ય હેતુ છે કેન્દ્રીય પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રી પ્રકાશ જાવડેકરે આજે નવી દિલ્હી ખાતે પત્રકાર પરિષદમાં આ અંગે જાહેરાત કરી હતી

યજમાન તરીકે ભારતને આગામી ત્રણ વર્ષ માટે પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવશે

તેમજ એમના સંરક્ષણ અને બચાવ માટેની યોજનાની તૈયારી કરી છે જે માટે સાત જાતિઓ જેમકે ડુગોંગ વ્હેલ શાર્ક સમુદ્રી કાયબો બે પ્રજાતિઓની ઓળખ કરાઇ છે

સંસ્કૃત સંમેલન વેરાવળ સોમનાથ સંસ્કૃ ત યુનિવર્સિટી ખાતે આવતીકાલથી ત્રિદિવસીય ભાષ્ય પરંપરા અને જ્ઞાનપ્રવાહ વિષય પર આંતરરાષ્ટ્રીય સંસ્કૃત સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે

આ વર્ષના ટેક ફેસ્ટમાં બ્રેક અપ બ્રિજ રોબોટિક્સ જેવી સ્પર્ધાઓ આર્કષણનું કેન્દ્ર રહેશે

રાજ્ય સરકાર દ્વારા વિવિધ લોકસાંસ્ક઼તિક પ્રવૃતિઓને એક મંચે લાવી વસંતોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવે છે જેમાં દરેક રાજ્યના કલાકારો પોતાની સંસ્કૃતિની ઝલક આપી વિવિદ લોકનૃત્યો દ્વારા મનોરંજન પૂરૂ પાડે છે

આ ફ્રડકોર્ટમાં સ્ટોલ મેળવવા માટે અરજદારોએ તેમની અરજી જરૂરી આધાર પૂરાવા સાથે તા

આ હસ્તકલા મેળામાં રાજ્યના વિવિધ જીલ્લાના અંતરિયાળ ગામોના અઢીસોથી વધુ કારીગરો દ્વારા પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવનાર છે જેમાં રાજ્યની બાતીગળ હાથશાળ હસ્તકલાની વિવિધ ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે આ ઉપરાંત મુલાકાતીઓના આકર્ષણ માટે કચ્છી ઘોડી પપેટ શો મેજીક શો રાવણ હથ્થો જેવા અનેક કાર્યક્રમોનું પણ આયોજીત કરવામાં આવ્યું રાજ્યપાલ ગુજરાત રાજ્યના રાજ્યપાલ આયાર્ય દેવવ્રત કચ્છના પ્રવાસન સ્થળોનો નજારો નીહાળવા તેમજ કચ્છી સંસ્કૃતિનું આતિથ્ય માણવા આજથી ત્રિદિવસીય કચ્છની મુલાકાતે આવી પહોચ્યા ભુજ રેલવે સ્ટેશને આવી પહોચતા તેઓનું સન્માન કરવાની સાથીસાથ ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત કરાયું હતું આ વેળાએ બોર્ડર રેન્જ આઈજી સુભાષ ત્રિવેદી કલેક્ટર પ્રવિણા ડી કે પુર્વ કચ્છ પોલીસવડા પરીક્ષિતા રાઠોડ અબડાસા પ્રાંત અધિકારી શ્રી ઝાલા પણ ઉપસ્થિત રહ્યા હતા હવા માન સૌરાષ્ટ્ર કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ઠંડી નું પ્રમાણ ઘટવાની અગાહી હવામાન ખાતાએ બહાર પાડી છે

આગામી યાર દિવસમાં મહૃદ અંશે વાતાવરણ સૂકું રહેવાની આગાહી છે તો સાગરખેડુ માટે કોઈ ચેતવણી બહાર પાડવામાં આવી નથી કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ દીવ અને દાદરા નાગર હવેલી ના વિસ્તારો માં પણ હવામાન સૂકું રહેવાની આગાહી છે